ઝારખંડ વિધાનસભાની આવતીકાલે યોજાનારી યોથા તબક્કાની યૂંટણીની બધી જ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે લશ્કરના વડા બીપીન રાવતે કોઇપણ પડકારોનો સફળતાપૂર્વક સામનો કરી શકે તેવી સશક્ત અને ક્રશલ સેના સજ્જ કરવા ઉપર ભાર મૂક્યો છે રાષ્ટ્રીય બાળ અધિકાર રક્ષણ પંચે ગેરકાયદેસર પ્રવૃતિઓમાં બાળકોના થઇ રહેલા ઉપયોગ અંગે બધા જ રાજ્યોના પોલીસ મહાનિદેશકો માટે માર્ગદર્શિકા જાહેર કરી છે

વાહન યાલકોનો સમય અને ઇંધણ બચાવવા માટે તથા સરળતાથી વાહન વ્યવહાર ચાલી શકે અને પ્રદૃષણ ઘટે તે હેતુથી સરકારે નેશનલ ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન સીસ્ટમ અમલમાં મૂકવાનો નિર્ણથ કર્યો છે ફાસ્ટેગ વ્યવસ્થામાં રેડિયો ફ્રીકવન્સી દ્વારા વાહન ચાલક પાસેથી વેરો વસૂલવાની સુવિધા છે આથી ટોલ પ્લાઝા ખાતે વાહન ચાલકને વાહન રોકવાની જરુર રહેશે નહિ

મુખ્ય ચૂંટણી અધિકારી વિનયકુમાર ચૌબેએ જણાવ્યું છે કે ચૂંટણી કર્મચારીઓને તેમના નિર્ધારિત કાર્યસ્થળે મોકલવામાં આવ્યા છે તેઓને આજે બપોર સુધી નિર્ધારિત સ્થળે જવાની સૂચના અપાઇ છે

તેમણે કહ્યું કે રાષટ્ર સામેના પડકારો વધુને વધુ જટીલ બની રહ્યા છે ત્યારે રાષ્ટ્રીય સલામતી ક્ષેત્રે દરેક નાગરિકને પણ જોડવો જરૂરી બન્યું છે

સિંઘે ગઇકાલે નવી દિલ્હી ખાતે આયોજીત કાર્યક્રમમાં રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ એવોર્ડ એનાયત કર્યા હતા

આ પ્રસંગે બોલતા શ્રી સિંઘે દેશના સાતત્યપૂર્ણ વિકાસ અભિગમ માટે ઉર્જા સંરક્ષણનું મહત્વ સમજાવ્યું હતું ઉર્જામંત્રીએ પ્રયાસોથી ઉર્જા કાર્યક્ષમતા બ્યુરોના પ્રયત્નો મળેલા પરીણામોને બિરદાવતા વિવિધ યોજનાઓ દ્વારા ઉર્જા સંરક્ષણના કરાયેલા પ્રયાસો માટે ઔદ્યોગિક એકમોને અભિનંદન પાઠવ્યા હતા આ પ્રસંગે સોલાર વોટર હીટર કાર્યક્રમનો પ્રારંભ કરાયો હતો

બોબડે એ ન્યાયીક કામગીરી આર્ટીફીશયલ ઇન્ટેલીજન્સનો ઉપયોગ કરવા અનુરોધ કર્યો છે

જેનાથી પુરાવા તથા દસ્તાવેજો વાંચવાની પ્રક્રિયા ખુબ સરળ બની શકે છે જો કે ન્યાયમૂર્તિએ સ્પષ્ટ કર્યું કે આ વ્યવસ્થા માનવ મગજ ની ન્યાયીક નિર્ણય લેવાની ક્ષમતા પર્યાય ન બની શકે નાગપુર ખાતે હાઇકોર્ટ બાર એસોસિએશન દ્વારા તેમના સન્માનમાં યાજાયેલ કાર્યક્રમમાં બોલતા તેમણે આ મુજબ જણાવ્યું હતુ શ્રી બોબડેએ બ્રિટીશ આકીટેક ધરાવતા હાઇકોર્ટ હેરીટેજ બિલ્ડીંગનું ઉદઘાટન પણ કર્થું હતું

ગુવહાટી અને દિલુગઢ નગરોમાં ગઇકાલે કરફ્યુમાં થોડા કલાકની છુટછાટ અપાઇ હતી કરફ્યુમાં મુક્તિ મળતા ગુવહાટીના બજારોમાં મોટી સંખ્યામાં લોકો જરુરી ચીજવસ્તુઓ ખરીદવા ઉમટી પડ્યા હતા મેઘાલયમાં પૂર્વ ખાસી પર્વતીય જિલ્લા લુમદીનગજરી અને સરદાર પોલીસ સ્ટેશન વિસ્તારોમાં કરફ્યુમાં નવ કલાકમાં માટે છુટછાટ અપાઇ હતી

સંગમાંના વડપણ હેઠળનું મેઘાલય ડ્રેમોક્રેટીક અલાયન્સનું પ્રતિનિધિમંડળ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળ્યું હતું પ્રતિનિધિમંડળે ગૃહમંત્રીને મેઘાલયમાં ઇનર લાઇન પરમીટ વ્યવસ્થા અમલમાં મુકવા વિનંતી કરી હતી

એ વિવિધ રાજ્યોમાં નાગરીકતા સુધારા વિધેયક વિરુધ્ધ દેખાવોમાં પથ્થર મારા જેવી ગેરકાયદેસર પ્રવૃતિઓમાં બાળકોના થઇ રહેલા ઉપયોગ અંગે બધા જ રાજ્યોના પોલીસ મહાનિદેશકો માટે માર્ગદર્શિકા જાહેર કરી છે

એ જણાવ્યું છે કે કેટલાક દેખાવકાર જૂથો દ્વારા પથ્થરમારા તથા અન્ય હિંસક પ્રવૃત્તિઓમાં બાળકોનો ઉપયોગ કરાઇ રહ્યો હોવાનું પંચના ધ્યાને આવ્યું છે

આ અધિનિયમમાં કોઇ પણ વ્યક્તિ કે જૂથ દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં બાળકોના ઉપયોગ સામે જેલની સજાની જોગવાઇ છે જે સાત વર્ષ સુધી પણ લંબાવાઇ શકાય છે અને પાંચ લાખ રુપિયા સુધીના દંડની પણ જોગવાઇ છે

સી પી ના મંત્રીઓ જયંત પાટીલ તથા છગન ભુજબળને અગાઉ ફાળવેલા ખાતાઓમાં ફેરફાર કર્યો છે સત્તાવાર થાદી મુજબ સિંચાઇ વિભાગ હવે જયંત પાટીલને સોંપવામાં આવ્યો છે જ્યારે છગન ભુજબળને અન્ન ગ્રાહક બાબતો તથા લધુમતી બાબતોનું મંત્રાલય અપાયું છે ગત બારમી ડિસેમ્બરે કરાયેલી ખાતાની વહેંચણીમાં શ્રી જયંત પાટીલને નાણા અને આયોજન ગૃહનિર્માણ જાહેર આરોગ્ય સહકાર અન્ન અને નાગરિક પુરવઠો શ્રમ મંત્રાલયનો હવાલો અપાયો હતો જ્યારે શ્રી ભુજબળને સિંચાઇ ગ્રામીણ વિકાસ સામાજીક ન્યાય એક્સાઇઝ કૌશલ્ય વિકાસ અન્ન વિભાગ સોંપવામાં આવ્યા હતા

રાષ્ટ્રીય પાત્રતા પરીક્ષા નેટ આ બન્ને રાજ્યોમાં મુલતવી રાખવાનો નિર્ણય લેવાયો છે નેશનલ ટેસ્ટીંગ એજન્સીએ જણાવ્યું છે કે આસામ અને મેઘાલય સિવાય બાકીના રાજ્યોમાં આ પરીક્ષા અગાઉ નિર્ધારિત કાર્યક્રમ મુજબ આજે યોજાશે આસામ અને મેઘાલયના વિદ્યાર્થીઓ માટે આ પરીક્ષાની નવી તારીખ ટુંક સમયમાં જાહેર કરાશે

ટ્વીટર ઉપર તેમણે જણાવ્યું છે કે આ કોલોનીમાં વસતા લોકોને માલીકી હક આપવાની દિશામાં આ મોટુ પગલું છે આમ થવાથી સંબંધિત વિસ્તારોના નિવાસીઓને મિલક્તના અધિકાર આપવાના પ્રધાનમંત્રીના નિર્ણયના અમલીકરણમાં સરળતા રહેશે

વિસ્તારોમાં દૂધની કિંમતોમાં ત્રણ રૂપિયા જેટલો વધારો કરાથો છે પુરવઠામાં ઘટાડો અને ખરીદ કિંમત વધારાના કારણે આ ભાવ વધારો કરાયો છે

ટોકન તથા પોલીપેક દૂધ બંને ના ભાવમાં પ્રતિલિટર બે થી ત્રણ રુપિયાનો વધારો કરાયો છે

ભારત અને વેસ્ટઇન્ડિઝ વચ્ચે રમાનારી ત્રણ વન ડે મેચો પૈકી પહેલી વન ડે ક્રિકેટ મેચ આજે ચેન્નાઇમાં રમાશે